જાહેરાત કરી ટોરપિડો સુપરસોનિક મિસાઇલ સ્માર્ટનું આજે ઓડિશાના વ્ઠીલર ટાપુઓ પરથી

રોગયાળાની તૈયારી માટે યાંત્રિક બૌદ્ધિકતાનો લાભ લેવો અને તે માટેની ભાગીદારી જેવા વિષયોની તેમાંચર્યા કરવામાં આવશે સબકા સાથ સબકા વિકાસની ભાવનામાં પ્રધાનમંત્રીશ્રી મોદી સર્વ સામાન્ય વિકાસ માટે યાંત્રિક બૌદ્ધિકતાનો લાભ લેવાની યોજના ધરાવે છે

નાણાંમંત્રી નિર્મળા સીતારમણના અધ્યક્ષપદે વીડિયો કોન્ફરન્સિંગ ્વારા બેઠક યોજાઈ ્તી આ બેઠકમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ હાજર રહ્યાહતા જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં કેન્દ્ર સરકારે રાજ્યોને ચાલુ નાણાકીય વર્ષ માટે જીએસટી વળતરની આવશ્યકતાને પહોંચી વળવા માટે ઘિરાણ આપવાના વિકલ્પો આપ્યા હતા

ટોરપિડો સુપરસોનિક મિસાઇલ સ્માર્ટનું આજે ઓડિશાના વ્ફીલર ટાપુઓ પરથી સફળ ફ્લાઇટનું પરીક્ષણ કરવામાં આવ્યું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડી આર ડી ઓ

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ડી આર ડી ઓ

અમેરિકાના વિજ્ઞાનીઓ હાર્વે અલ્ટર અને યાર્લ્સ રાઇસ અને બ્રિટીશ વૈજ્ઞાનિક માઇકલ હ્યુટનને નોબલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે

બીજા ક્રમે ગંગુલા ભુવનરેક્રી અને ત્રીજા ક્રમે વૈભવ રાજનો સમાવેશ થયો છે મહિલાઓમાં કનિષ્કા મિત્તલ રાષ્ટ્રીય ટોપર છે

એડવાન્સ્ડ પાસ કરી છે